તેમણે આ બે કંપનીઓના બધા જ ડેપો તથા વેચાણ કેન્દ્રો પર ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી વીડિયોગ્રાફી સાથે કરવાની પણ સૂચના આપી છે શ્રી સિંહે આ બધી જ પ્રક્રિયા સંતોષકારક રીતે પૂરી થાય તે પછી જ સોમવારથી ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાની સૂચના આપી છે રાજ્યની લોકસભાની આણંદ બેઠકના ધર્મજ આઠ મતદાન મથકે આવતીકાલે ફરીથી મતદાન યોજાશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ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

મુરલી ક્રિખ્નાએ ફેર મતદાનનો આદેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે રવિવાર બારમી મે ના રોજ લોકસભાની છઠ્ઠા તબક્કાની ચ્રંટણી માટે મતદાન યોજાશે

પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અંગે જિલ્લા ક્લેક્ટરે સમીક્ષા બેઠક યોજી હતી અમારા પંચમહાલના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા ક્લેક્ટરે આજે પત્રકારોને જણાવ્યું હતું કે જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં લાયઝન આધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે શહેરા તાલુકાના વલ્લવપુર અને વાંટા વછોડા ગામની મુશ્કેલીઓ જે તે વિભાગ દ્વારા દૂર કરવામાં આવશે

ગોધરા શહેરા મોરવા જાંબુઘોડા ઘોંઘબા હાલોલ અને કાલોલ તાલુકાઓમાં પાણીની સમસ્યા હલ કરવા તંત્ર દ્વારા ત્વરાએ કાર્યવાહી હાથ ધરાશે

હવે આ ટ્રેનને વાંસજલીયા જેતલસરના વૈકલ્પિક માર્ગે ચાલુ રખાશે

પ્રથમવાર યોજાનારી આ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમનારા ચેતેશ્વર પુજારા જયદેવ ઉનડકટ જેવા જાણીતા ખેલાડીઓ પણ ભાગ લેવાના છે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગમાં ભાગ લેનારી પાંચ ટીમના સંચાલકો માટે માર્ગદર્શક પરિસંવાદ યોજાઈ ગયો અધિકારી ધીરજ મલ્હોત્રાએ ઉપસ્થિત ખેલાડીઓ તથા ટીમના સંચાલકોને સ્પર્ધા ભ્રષ્ટાચાર મુક્ત રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું તથા બીસીસીઆઈના નિયમોની જાણકારી આપી હતી

આ તાલિમ શિબિરમાં મહિલા સશક્તિકરણ બ્યૂટી પાર્લર પશુપાલન બાળરોગો ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિષયોની માહિતી અને તાલિમ આપવામાં આવી રહી છે

શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સામાજિક કુરિવાજો દૂર કરવા તથા સમાજના વિકાસમાં સહભાગી થવા મહિલાઓને સજ્જ કરવી આ તાલીમ શિબિરનો હેતુ છે રાજ્યમાં ઘણાં સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી ઓછૂં નોંધાયું છે